પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકના ઉદઘાટન સત્રને સંબોધન કરશે

સર્વોચ્ય અદાલતે કોવિડના કારણે નીટ અને જે

ના સમર્થકોના કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણો અથવા સાહિત્ય વપરાશકારો નિહાળી ન શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની તત્પરતા ફેસબુક તથા યૂટ્યૂબે દર્શાવી છે

સિંહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકના ઉદઘાટન સત્રને સંબોધન કરશે આ બેઠકમાં વાજબી ભાવે સૂર્ય ઊર્જા મેળવવા સહિતના બધા જ પાસાઓ અંગે વૈજ્ઞાનિકો તથા સીઈઓ ચર્ચા વિયારણા કરશે નોબેલ પુરસ્કાર વિજેતા એમ સ્ટાનલી વ્હીટીંગહેમ બેઠકનું મુખ્ય પ્રાસંગિક પ્રવચન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠકમાં જણાવ્યું હતું કે સંબંધિત આર્થિક વિસ્તારોમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં માળખાકીય તથા આર્થિક વિકાસ વધારવામાં તથા યુવાનોને નવી તકો આપવા માટે આ રાષ્ટ્રીય યોજના ઉપયોગી નીવડશે

ગુજરાતની વડી અદાલતમાં વૈભવી દેવાંગ નાણાંવટી નીરજાકુમાર સુશિલકુમાર દેસાઈ તથા નિખીલ શ્રીધરન કારીચેલની ન્યાયાધીશ તરીકે નિમણંકની દરખાસ્તને બહાલી અપાઈ છે મુખ્ય ન્યાયમૂર્તિ એસ

પરીક્ષા મોક્ષફ રાખવા માંગતી અરજીને ફગાવી દીધી છે ગઈકાલે અદાલતે અરજીને ફગાવી દેતાં જણાવ્યું કે વિદ્યાર્થીઓની કારકિર્દીને લાંબા સમય સુધી જોખમમાં મુકી શકાય નહીં

જસ્ટિસ અરૃણ મિશ્રા બી

ગવાઇ અને કૃષ્ણ મુરારીની બેન્ચે ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી પરીક્ષા મુલતવી રાખવાની અરજી પર નિરીક્ષણ કર્યું હતું કે જીવન રોકી શકાતું નથી અને આપણે તમામ સલામતી સાથે આગળ વધવું પડશે

ભારતે કોવિડના ત્રણ કરોડ નમૂનાઓનું પરિક્ષણ કરવાનો રેકોર્ડ કર્યો છે

ના સમર્થકોના કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણો અથવા સાહિત્ય વપરાશકારો નિહાળી ન શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની તત્પરતા ફેસબુક તથા યૂટ્યૂબે દર્શાવી છે મુંબઈના રહેવાસી ઇમરાન ખાને અબુ ફઝલ દ્વારા સોશ્યલ મીડિયા ઉપર વાંધાજનક ભાષણો અને સાહિત્ય રજુ કરાય છે તેની સામે પોલીસને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવા વિનંતી કરતી અરજી મુંબઈની વડી અદાલતમાં કરી છે વડી અદાલતની મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ માધવની બનેલી ખંડપીઠે આ અરજીની સુનાવણી હાથ ધરી હતી ત્યારે ફેસબુક તથા યૂટ્યૂબના પ્રતિનિધિઓએ વાંધાજનક સાહિત્ય બ્લોક કરવાની તત્પરતા દર્શાવી છે

નો સમર્થક હોવાનો આક્ષેપ કરીને તેણે સોશ્યલ મીડિયા ઉપર મૂકેલા વિડીયો કાઢી નાખવાની તથા સોશ્યલ મીડિયાના બધા જ મંચ ઉપર તેની સામે પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુજરાત સહિત બધા જ રાજ્યો અને કેન્ર્ શાસિત પ્રદેશોના વનમંત્રીઓની વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ગઈકાલે યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે પ્રોજેક્ટ ડોલ્ફીનનો ઉદ્દેશ દેશની નદીઓ તથા દરિયાઈ વિસ્તારમાં જોવા મળતી ડોલ્ફીન માછલીઓના સંરક્ષણ અને સંવર્ધનનો છે

આંધ્રપ્રદેશમાં આગામી બે દિવસમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ થવાની આગાહી છે

કોલ્હાપુર જિલ્લામાં રાધાનગરી બંધના હેઠવાસના ઘણાં ગામોના લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે

આકાશમાંથી નજર રાખતા ડ્રોન રેલવે સ્ટેશન કે આસપાસના વિસ્તારોમાં કોઈપણ શંકાસ્પદ હિલયાલની જાણકારી નજીકની રેલવે સલામતી દળની પોસ્ટને આપશે આમ થવાથી કોઈપણ ગુના બાબતે ઝડપથી કાર્યવાહી શક્ય બનશે

તેમણે આ કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં એક માર્ગ સલામતી પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું હતું

જિતેન્દ્રસિંઘ રાજ્યમંત્રી જનરલ વી

ને માસ કમ્યુનિકેશનના ક્ષેત્રમાં રાજ્યની યુનિવર્સિટીઓનું નેટવર્ક બનાવવા અને તે માટેનો અભ્યાસક્રમ તૈયાર કરવા તાકીદ કરી છે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગઈકાલે આઈ

શાળાકીય અને ઉચ્ય શિક્ષણ બંનેમાં પરિવર્તન લાવવાની જરૂર છે